ત નાગરિક ઉદ્દયન મંત્રાલયે પુણેની સિરમ ઇન્સ્ટીટ્યૂટે વિકસાવેલી કોવીડની રસી કોવીશીલ્ડ સમગ્ર દેશમાં મોકલવાના મહત્વપૂર્ણ અભિયાનનો આજથી આરંભ કર્યો છે

તેમણે કહ્યું કે પુણેથી દિલ્હી ચેન્નાઇ કોલકતા ગુવહાટી શિલોંગ અમદાવાદ હૈદરાબાદ વિજયવાડા ભુવનેશ્વર પટના લખનૌ તથા યંડીગઢ કોવીશલ્ડ લઇ જવાશે

અગાઉ સલામતીની સઘન વ્યવસ્થા સાથે કોવીશીલ્ડ રસી ધરાવતા કોલ્ડ સ્ટોરેજ કન્ટેનરો પુણેના વિમાનમથકે લાવવામાં આવ્યા હતા

પ્રધાનમંત્રી યુવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતિ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવવા અને શ્રેષ્ઠ વ્યક્તિ થકી શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે નવી શિક્ષણ નીતિ યુવાનોના વિયારો અને નિર્ણયોને અગ્રતા આપે છે તેઓ રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સત્રને આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરી રહ્યા હતા તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતી એ રાષ્ટ્ર ઘડતર તરફનું પગલું છે અને આ નીતિથી યુવાનો માટે નવી તકોનું નિર્માણ થશે સ્વામી વિવેકાનંદ અંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે સ્વામીજીએ શારીરિક અને માનસિક શક્તિ ઉપર સમાનરીતે ભાર આપ્યો હતો

સ્વામીજીએ કહ્યું હતું કે નિર્ભય નિખાલસ સાહસિક અને આકાંક્ષાવાળા યુવાનો ભવિષ્યના શ્રેષ્ઠ રાષ્ટ્રિનો પાયો છે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક અને યુવા બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા

સ્વામી વિવેકાનંદ સમગ્ર રાષ્ટ્ર આજે સ્વામી વિવેકાનંદની જયંતિની ઉજવણી કરી રહ્યું છે સ્વામી વિવેકાનંદની જયંતિને દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવાય છે દેશના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક એવા સ્વામી વિવેકાનંદ વિશ્વને ભારતીય આધ્યાત્મ વેદ અને યોગનો પરિચય કરાવ્યો હતો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વામી વિવેકાનંદને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી આપી હતી

વેંકૈયા નાયડુએ પણ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલી આપી હતી

જે ગરીબી નિરક્ષરતા ભ્રષ્ટાયારથી મુક્ત હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલી આપી હતી એક ટવીટ સંદેશમાં તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદના વિચારો અને કાર્યો એ ભારતની સંસ્કૃતિ અને મૂલ્યોને શ્રેષ્ઠ બનાવી છે

ગૃહમંત્રી અમિત શાહે પણ ટવીટ સંદેશમાં સ્વામી વિવેકાનંદને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે સ્વામી વિવેકાનંદ દુનિયામાં ભારતના જ્ઞાન સંસ્કૃતિ અને દર્શનની ગરિમાને વધારી છે તેમણે રાષ્ટ્રીય યુવા દિવસ પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી યુવા મહોત્સવ સ્વામી વિવેકાનંદની જયંતિની આજે રાષ્ટ્રીય યુવા મહોત્સવ તરીકેની ઉજવણીના ભાગરૂપે સંસદના સેન્ટ્રલ હોલમાં આજથી સાત દિવસ માટેના યુવા ઉત્સાફ નયા ભારત કા ઉત્સવનો આરંભ થઇ યૂક્યો છે કોવિડના કારણે આ ઉત્સવ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે આ યુવા ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માર્શલ આર્ટ પ્રદર્શનો બૌધ્ધિક ચર્ચા પરિસંવાદો જેવા કાર્યક્રમો યોજાશે

રમતગમત મંત્રી કિરણ રીજીજુએ જણાવ્યું છે કે યુવાનોમાં રાષ્ટ્રીય ઘડતરમાં તેમની ભૂમિકા અગત્યની હોવાનું જણાવવા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે કોલસાની ખાણો માટે સિંગલ્સ વિન્ડો ક્લીઅરન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સરકારની આ નવી પદ્ધતિના કારણે કોલસા ક્ષેત્રે વેપારમાં પારદર્શકતા અને સુગમતામાં વધારો થશે

ટ્રમ્પ મહાભિયોગ અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષના સાંસદોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગનો પ્રસ્તાવ વિધિવત રૂપે ગૃહમાં રજૂ કર્યો છે શ્રી ટ્રમ્પ સામે અમેરિકાની સંસદ કેપિટોલ ખાતે ગયા સપ્તાહમાં થયેલા તોફાનોમાં ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે

આરોપનામાં જણાવ્યું છે કે ખાનચંદાનીએ બેવડા પ્રયારથી ટીવી ચેનલની આવક વધારવામાં મદદ કરી છે રામગઢીઆ તથા દાસગુપ્તાએ ડેટાના સેમ્પલમાં ગેરરીતી આચરી હતી

જ્યારે તેમના પત્ની વિજયા નાઇક અને એક સહાયક દીપકનું મૃત્યુ નિપશ્યું છે ગઈકાલે સાંજે કારમાં યલ્લાપુરથી ગોકર્ણ તરફ કારમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો શ્રી નાઇકને ગોવાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે કર્ણાટકના મુખ્યમંત્રી વી એસ યેદીયુરપ્પાએ શ્રી નાઇકની પત્નીના આકસ્મિક મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ સરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગોવાના મુખ્યમંત્રીને શ્રી નાઇકની સારવાર યોગ્ય રીતે તે બાબત સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે

આ ક્વાયતમાં સાત હજાર પાંચસો સોળ કિલોમીટરના દરિયાકિનારાને આવરી લેવામાં આવશે ક્વાયતમાં દેશના ખાસ આર્થિક વિસ્તારને પણ સમાવી લેવામાં આવશે ક્વાયતમાં માછીમારો અને દરિયાકિનારાના સમુદાયોને પણ સામેલ કરવામાં આવશે

આ ક્વાયતમાં ભારતીય નૌકાદળ તટરક્ષક દળ સીમા શુલ્ક અને અન્ય દરિયાઈ એજન્સીઓ ભાગ લેશે